પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે

રાજ્યમાં આવતીકાલે કોરોના ગાઇડલાઇન મુજબ સોસાયટી શેરીઓમાં હોળીના તહેવારની પરંપરાગત ઉજવણી મર્યાદિત સાથે હોળી પ્રગટાવવામાં આવશે

સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે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

પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું છે કે માલધારીઓને ખેડૂત સમકક્ષ ગણી તેમને પશુપાલન માટે વિવિધ ઘિરાણ સહાય યોજનાઓનો લાભ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે રાજકોટના શ્રી અટલ બિહારી વાજપાઇ ઓડિટોરિયમમાં માલધારી સમાજના ઉત્કર્ષ માટે યોજાયેલા રાષ્ટ્રીય સેમીનારમાં શ્રી રૂપાલાએ કહ્યું હતું કે માલધારી સમાજ મજબૂત ખડતલ સ્વાભિમાની અને મહેનતુ સમાજ છે સમયની સાથે સાથે આ સમાજને પણ મુખ્ય પ્રવાહમાં ભેળવવો જરૂરી છે તેમની ઓળખ અને દેશના વિકાસમાં તેમનું યોગદાન સુનિશ્ચિત કરવાનો સમય આવી ગયો છે તેમની આવનારી પેઢી ભણીગણી આગળ આવે તે માટે યથાર્થ પ્રયત્નો કરવાનો પ્રારંભ થઇ યૂક્યો છે આ પ્રસંગે સાંસદ શ્રી રામભાઈ મોકરિયાએ માલધારી સમાજ ખેડૂતો જેમ જ કઠિન પરિસ્થિઓમાં ઉછરી જીવન ગુજારાતો હોવાનું અને તેમને ચોક્કસ રહેણાંક બાળકો માટે અભ્યાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સનિષ્ઠ પ્રયાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું સરહદ ડેરીના ચેરમેન અને અમુલ ડેરીના વાઇસ ચેરમેન શ્રી વાલમભાઇ હુંબલે કચ્છના પશુપાલકો અને ખાસ કરીને ઊંટના દૂધ ઉત્પાદકો માટે ડેરી દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અને ભારતના પ્રથમ ઊટના દૂધ પ્રોસેસ માટેના પ્લાન્ટની વિગતો પુરી પાડી હતી ર સીકરણ રાજ્યમાં કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે સઘન રસીકરણની ઝ઼ંબેશ શરૃ કરવામાં આવી છે

અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી ડો

ખેડા જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં રસીકરણ ઝુંબેશ યાલી રહી છે તે દરમ્યાન વડતાલ ધામના શાસ્ત્રી શ્રી સંત વલ્લભદાસ સ્વામીજીએ ગુજરાત વાસીઓને રસીકરણ માટે અપીલ કરી

બસ સ્ટેશન રેલ્વે સ્ટેશન અને બહારથી આવતા એન્ટ્રી પોઈન્ટ પર આરોગ્ય વિભાગ દ્રારા સ્કેનીંગ શરૂ કરવામાં આવ્યું છે

કોરોના સંક્રમણને ધ્યાને લઇ છોટા ઉદેપુરનો સાપ્તાહિક હાટ બજાર બંધ રખાયો છે ઉલ્લેખનીય છે કે હોળી પૂર્વનો આજનો હાટ મહત્વનો ભંગુરીયાનો હાટ ગણાય છે હોળીને લઇને આદિવાસીઓ હાટ બજારમાંથી તહેવારની ખરીદી કરતા હોય છે

સજોદ ગામેથી કેરળના રાજ્યપાલશ્રી આરીફ મોહંમદ ખાને પદયાત્રામાં સહભાગી થઈ યાત્રિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો આ વેળાએ પદયાત્રીઓ સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે તમે સાધારણ પદયાત્રીઓ નથી દાંડીયાત્રાનો સંદેશો દેશને પહોયાડી રહ્યા છે તેમજ પદયાત્રી મૃણાલી હાડે સાથેની વાતચીતમાં કહ્યું કે તમે ખૂબ જ નાની વયે દાંડીયાત્રામા જોડાયા છો તે ખૂબ જ આનંદની વાત છે સજોદ ગામના ગ્રામજનોએ હરોળમાં ઉભા રહીને યાત્રીઓ પર પુષ્પાવર્ષા કરી હતી સજોદ ગામની સાર્વજનિક હાઈસ્ફૂલ ખાતે પદયાત્રીઓઓને સંબોધન કરતાં રાજ્યપાલશ્રી આરીફ મોહંમદ ખાને જણાવ્યું હતું કે અંગ્રેજો ગાંધીજીની દાંડી યાત્રાને નાનકડી ફૂચ ગણીને ગંભીરતાથી લીધી ન હતી પગપાળા યાત્રા એટલા માટે મહત્વની સાબિત થઈ કારણ કે દાંડીકૂયથી ક્યારેય અસ્ત ન થતાં બ્રિટિશ સામ્રાજ્યને હયમયાવી નાંખ્યું હતું પગપાળા ચાલવું એ આત્મબળનું પ્રતિક છે કેરાલા રાજ્યપાલ કેરાલાના રાજયપાલ શ્રી આરીફ મોહંમદ ખાને આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા બારડોલી સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે બારડોલી આશ્રમએ રાષ્ટ્રીય તીર્થભૂમિ છે અહીંની મુલાકાતથી રાષ્ટ્રની આઝાદી માટે સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલીદાનો યાદ તાજી થાય છે અંગ્રેજોની ગુલામીની ઝંઝીરોમાંથી દેશને આઝાદ કરવા માટે અનેક વિરોએ પોતાના બલિદાનો આપ્યા છે લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને તપસ્યાથી આઝાદી મળી છે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પાવન ભૂમિ પર આઝાદી સાથે સંકળાયેલા સ્મૃતિ સ્થાનોની મુલાકાતથી નવા આત્મવિશ્વાસ અને આત્મબળનો સંચાર થાય છે તેમના બલિદાનોને યાદ કરી નવી પેઢી આઝાદીના ઇતિહાસને સમજી તેમાથી પ્રેરણા લે તેવા આશયથી આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું સત્યાગ્રહીઓને સ્મરણાંજલિ આપવા એકવાર સ્વરાજ આશ્રમ બારડોલીની મુલાકાત લેવાનો અનુરોધ રાજયપાલશ્રીએ કર્યો હતો વૈદિક હોળીનું આયોજન રાજપીપળા રાજ્યમાં આવતીકાલે કોરોના ગાઇડલાઇન મુજબ સોસાયટી શેરીઓમાં હોળીના તહેવારની પરંપરાગત ઉજવણીમાં મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવવામાં આવશે અને ધાર્મિક વિધિ કરી શકાશે હોલિકા દહન દરમ્યાન ભીડભાડ એકઠી ન થાય અને કોવિડ માર્ગદર્શિકાનું યુસ્ત પાલન થા તેવી તકેદારી હોળીના આયોજકોએ લેવાની છે નર્મદાના રાજપીપળામાં હોળી પર્વ પર પર્યાવરણ બચાવવાના અનોખા સંદેશ સાથે આદિત્યવન ગાંધીચોકમાં વૈદીક હોળીનું આયોજન કરાયું છે

શહેરીજનોએ લાકડા બયાવી પર્યાવરણનો અનોખો સંદેશ આપ્યો છે દરેક શહેરીજનો પણ ઇકો ફેંડલી હોળીનું આયોજન કરે તો પર્યાવરણની ઘણી મોટી સેવા કરી ગણાશે દરમ્યાન હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે ત્યારે હોળી પર્વે આદિવાસીઓ આનંદ ઉલ્લાસ ભેર નાયગાન કરીને હોળી ધૂળેટી પર્વ ઉજવે છે જેમાહોળી પર્વે પોતાના આરાધ્યદેવની ખાસ પૂજા કરે છે અને પોતાની બાધા આખડી પૂરી કરે છે અને પોતાના પૂર્વજોને યાદ કરીને તેમની પણ પૂજા કરે છે

હાલ રંજનબેન ભદ્દ થોડા દિવસો પહેલા જ કોરોના પોઝિટિવમાં સપડાયા હતા અને બે દિવસ પહેલાં જ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તેથી તેઓ પોતે હોમ કોરોન્ટાઇન છે

પરંતુ વડોદરાથી કેવડીયા કોલોની સુધી ઇલેક્ટ્રિક રેલવેની લાઈન સાથે ડભોઇથી બોડેલી સુધી રેલ્વે ઉપર ઇલેક્ટ્રિક લાઈન ઊભી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે બોડેલી સુધી પૂર્ણ થતાં આજે પશ્ચિમ રેલ્વે ના ડી આર એમ અમિત ગુપ્તા એ આજે રેલ્વેની ટીમ સાથે ખાસ નિરીક્ષણ રેલ્વે ગાડી લઈને છોટા ઉદેપુર રેલવે લાઈન ઉપર બોડેલી સુધીની ઇલેક્ટ્રિક લાઈનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું